શ્રી મોદીએ જણાવ્યું કે કૃષિ ક્ષેત્રનું બજેટ રાષ્ટ્રીય લોકતાંત્રીક પક્ષની સરકારમાં પ્રથમ ચાર વર્ષમાં જ યુપીએ સરકારના પહેલાના પાંચ વર્ષની સરખામણીમાં બમણું કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ખેત પેદાશોની આવકવધારવા માટે સરકારની નીતિ જેવી કે કાચા માલની કિંમત ઘટાડવી પાકની યોગ્ય કિંમત બગાડ થતો અટકાવવાના પગલા અને ખેડૂતોને આવકનું વૈકલ્પિક સાધન મેળવવા મદદ કરી શ્રી મોદીએ જણાવ્યું છે કે અન્ની સાથે ફળ અને શાકભાજી અને દુધનું ઉત્પાદન વધ્યું છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ખેડૂતોને મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ આપવામાં આવ્યા છે જેથી ખેડૂતોને જમીનના પોષક તત્વોની જાણકારી મળી શકે સારી ગુણવત્તાવાળા બી ખરીદવા માટે ખેડૂતોને લોન આપવામાં આવે છે ચંદ્રવદન પટ્ટણી પંચાયત પદાધિકારીઓ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં જિલ્લા પંચાયત અનેદસ તાલુકા પંચાયતોના નવાસુકાનીઓની વરણી પ્રક્રિયા આજે પુરી થઈ છે

એ રીતે બધા જ તાલુકા પંચાયતમાં ભાજપને સત્તા પ્રાપ્ત થઈ છે કચ્છ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ સોઢા અને ઉપપ્રમુખ તરીકે નિયતીબેન પોકાર સર્વાનુમત્તે ચૂંટાયા હતા આજે મળેલી સામાન્ય સભામાં તેઓની બિનહરીફ વરણીની સત્તાવાર જાહેરાત થઈ હતી

નખત્રાણામાં પ્રમુખ પદે નયનાબેન પટેલ ઉપપ્રમુખ પદે જ્યોત્સનાબા જાડેજા અબડાસામાં પ્રમુખપદે અજબાઈ ગોરડીયા ઉપપ્રમુખ તરીકે હકુમતસિંહ જાડેજા રાપરમાં પ્રમુખપદે હરખીબેન વાઘાણી ઉપપ્રમુખ તરીકે હમીરજી સોઢા મુંદરામાં પ્રમુખપદે દશરથબા ચૌહાણ ઉપપ્રમુખપદે ખેંગાર ગઢવી અને ગાંધીધામમાં ગીતાબેન મ્યાત્રા પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ જાડેજાની વરણી થઈ હતી અંજારમાં પ્રમુખપદે ગોવિંદ ડાંગર અને ઉપપ્રમુખપદે જ્યોત્સનાબેન દાસ ચૂંટાયા હતા ભચાઉમાં પ્રમુખપદે ભરતસિંહ જાડેજા અને ઉપપ્રમુખપદે નવલબેન પટેલ ચૂંટાયા હતા લખપત તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થયું છે અમને મળતા સમાચાર મુજબ લખપત તાલુકા પંચાયત પ્રમુખપદે ભાજપના નુરબાઈ હાસમ મંધરા અને ઉપપ્રમુખપદે વિક્રમસિંહ સોઢાને ચૂંટાયેલા જાહેર કરાયા હતા માંડવી તાલુકા પંચાયતમાં બન્ને પદો પર ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા પ્રમુખપદે ગંગાબેન સેંઘાણી અને ઉપપ્રુમખપદે રાણશી ગઢવી ચૂંટાયા હતા

આવતીકાલે સૂર્યનો ક્રાંતિ વર્ત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે છેદન બિન્દુને સંપાત દિવસ કહેવામાં આવે છે સૂર્ય ઉત્તર તરફ ખસતા ઉત્તર ગોળાર્ધમાં દિવસની લંબાઈ વધે છે અને રાત ટૂંકી થઈ જાય છે